કેટલાક માધ્યમોમાં આવેલા અહેવાલો સંદર્ભમાં ચૂંટણીપંચે આ સ્પષ્ટતા કરી છે અને તેને સંપૂર્ણપણે જૂઠા અને પાયાવિનાના ગણાવ્યા છે એક નિવેદનમાં ચૂંટણીપંચે જણાવ્યું છે કે ચૂંટણીનું મતદાન પૂરૂં થયા બાદ તમામ વોટીંગ મશીન અને વીવીપેટ સ્ટ્રોંગરૂમમાં સપ્ન સલામતિ હેઠળ રાખવામાં આવતા હોય છે આ તમામ મશીનને બે તાળાં તથા સીલ લગાવવામાં આવે છે આ સમયે ઉમેદવાર અને નાગરિક હાજર હોય છે

આ ઉપરાંત ઉમેદવાર દ્વારા સૂચવેલા પોલીંગ એજન્ટ તકેદારી માટે ત્યાં હાજર રહે છે પંચે જણાવ્યું છે કે વોટીંગ મશીનને લગતી ફરિયાદો માટે કંટ્રોલરૂમ આવતીકાલથી શરૂ કરાશે

જે મતગજ઼તરી પૂરી થાય ત્યાં સુધી કામ કરશે મતગણતરીના દિવસે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે અને ઉમેદવાર પોલીંગ એજન્ટ અને નિરીક્ષકની હાજરીમાં વીડીયોગ્રાફી હેઠળ ખ્રલે છે

વિપક્ષો કોઇ એક મતદાન મથકે ઇવીએમ તથા વીવીપેટની સરખામણી વખતે ભૂલ જણાય તો સંબંધીત વિધાનસભા મતવિસ્તારના બધા જ ઇ વી એમ અને વી વી પેટની સ્લીપોની સરખામણી થવી જોઈએ તેવી માગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે સમગ્ર દેશમાં દરેક વિધાનસભા વિસ્તારના કોઈપગ્ન પાંચ મતદાન કેન્દ્રના ઇ

પેટની સ્લીપોની સરખામણી કરવાનો આદેશ આપ્યો છે તેમાં કોંગ્રેસ ટીડીપી ડાબેરીપક્ષો બીએસપી એનસીપી ટીએમસી આરજેડી આમ આદમી પાર્ટીના નેતાઓ હતા પત્રકારો સાથેની વાતચીમાં કોંગ્રેસ અગ્રણી ગુલામનબી આઝાદે જણાવ્યું કે જો વીવીપેટની ગણતરીમાં અનિમિતતા જણાય તો સમગ્ર વિધાનસભા વિસ્તારની ગણતરી હાથ ધરવા રજૂઆત કરી છે

નવી દીલ્હીમાં પ્રવકતા રાજીવ શુકલે જણાવ્યું કે વોટીંગ મશીન ગેરકાયદેસર રીતે અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવે છે તેવા અહેવાલો મળી રહ્યા છે તેમણે કહ્યું કે વોટીંગ મશીન સાથે છેડછાડ ન થાય તેવાં પગલાં લેવાવાં જોઇએ

મોરચાના ટોચના આગેવાનોની આજે બેઠક મળી છે દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત એન

ના અન્ય આગેવાનોની બેઠકમાં સામાન્ય ચૂંટણીના સંભવિત પરિણામો બાબતે વ્યુહ રચના ઘડવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર શિવસેનાના વડા ઉદ્વવ ઠાકરે અને લોકજનસક્તિના વડા રામવિલાસ પાસવાન આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે

ડી એ ના આગેવાનોની બેઠક પહેલા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓની બેઠક પક્ષના વડા મથકે યોજાઇ હતી એકઝીટ પોલમાં ભાજપના વડપણ હેઠળના એન ડી એ

આ અગાઉ શ્રી શાહે મંત્રીમંડળના મંત્રીઓની પણ બેઠક યોજી હતી તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિયમંત્રીઓ શ્રી રાજનાથસિંહ સુશ્રી નિર્મળા સિતારમણ રાજયવર્ધન રાકોર સ્મૃતિ ઇરાની રામવિલાસ પાસવાન સહિત તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા

એક પુસ્તક વિમોચન સમારોહમાં શ્રી મુખરજીએ જણાવ્યું હતું કે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનના કાર્યકાળથી લઇ આજદિન સુધી ચૂંટણી પંચ યોગ્ય રીતે કામગીરી કરી રહ્યું છે જો કે વોટિંગમશીન સાથે ચેડાંના આરોપો અંગે તેમણે ચિંતા દર્શાવી અને પંચને યોગ્ય જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું કે લોકોને અટકળોની પણ અવકાશ ન હોવો જોઇએ અને તે લોકશાહીનો પાયો છે પંચની ફરજ છે કે બંધારણીય સંસ્થાની કાર્યવાહી સંદેહ વિનાની હોય

એમ ગોલ્ડ રેઇનબો વિવિધ ભારતી અને અન્ય સ્થાનિક ચેનલો પર દર કલાકે ચ્યૂંટણી સમાચાર પ્રસારીત કરાશે

બાતમીના આધારે બે થી ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે જો કે હજી સુધી કોઇ જાનહાનિના કે અન્ય સમાચાર નથી

ન્યાયાધીશ અરૂણ મહેતાની વેકેશન બેન્ચે જણાવ્યું કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની બેન્ચે આ કેસ નકારી કાઢ્યો છે ત્યારે તેની ઉપર વટ જવાનો મતલબ નથી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ધિરાણ સંગઠનને જેટ એરવેઈઝના નવા ખરીદનારને શોધવામાં પડતી મુશ્કેલીના પગલે આ દેખાવો યોજાયા હતા

મિશ્રાને મળ્યા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે કર્મચારી સંગઠનને જણાવવામાં આવ્યું હતું કે સરકાર જેટ એરવેજને ફરી શરૂ કરવા પ્રયત્નો કરી રહી છે આ અંગેની ચર્ચાઓ તથા બેઠકો ચાલી રહી છે

આ ઉપરાંત કેન્દ્રિય દળો પણ પ્રાં પાડશે તાજેતરના ફણી વાવાઝોડા સંદર્ભમાં તેમણે કહ્યું કે હવામાન વિભાગે આગોતરી સચોટ આગાહી કરતાં માનવહાની ઓછી થઇ છે આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સંબંધિત એજન્સીઓ વચ્ચેનું સંકલન પણ સારૂં રહ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પણ ભ્રતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને અંજલી આપી છે યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી કોંત્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમિદ અંસારી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ

આવતીકાલે સવારે સાડા પાંચ વાગે શ્રી હરિકોટાના સતિષ ધવન અવકાશ કેન્દ્ર પરથી તેને અવકાશમાં છોડવામાં આવશે ઇસરોના વિજ્ઞાનીઓએ જણાવ્યું કે ચોથા સ્ટેજ માટે બળતણ ભરવાની પ્રક્રિયા સંતોષજનક રીતે ચાલી રહી છે

મોનિકા નિખાત અને મંજુ રાનીનો પણ વિજય થયો છે